પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને પુનઃ ભરોસો આપતાં કહ્યું છે કે સરકાર કોરોનાની રસી બનાવવા ઉપર કડક દેખરેખ રાખી રહી છે

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું છે કે આવતીકાલથી કેવડીયામાં શરૂ થનારી વિધાનસભાના અધ્યક્ષોની કોન્ફરન્સમાં સંસદ અને વિધાનસભાઓની કાર્યવાહીને વધુ ઉપયોગી બનાવવા અંગે ચર્ચા વિચારણા કરાશે

દેશમાં કોરોના વાયરસ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથેની વર્ચ્યુઅલ બેઠક દરમિયાન શ્રી મોદીએ કહ્યું કે સાજા થયેલ દર્દીઓ જોતા ઘણા માને છે કે વાયરસ નબળો પડ્યો છે તેમણે ચેતવણી આપી કે આનાથી બેદરકારી ઉભી થઈ છે તેમણે કહ્યું કે રસી પર કામ કરનારાઓ તે કરી રહ્યા છે પરંતુ લોકો એ સજાગ રહેવાની છે અને સંક્રમણ પર કાબૂ આવે છે તેની ખાતરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે શ્રી મોદીએ ઓક્સિજન અને વેન્ટિલેટર ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે એમ કહીને કહ્યું કે મેડિકલ કોલેજો અને જિલ્લા હોસ્પિટલોને ઓક્સિજનમાં સ્વનિર્ભર બનાવવાના પ્રયત્નો જરૂરી છે શ્રી મોદીએ કોવિડ સામેની લડતમાં પોઝિટિવિટી રેટને પાંચ ટકાથી નીચે લાવવાની જરૂર પર ભાર મૂક્યો છે

ગુજરાત ઉપરાંત દિલ્ઠી રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ પશ્ચિમ બંગાળ હરિયાણા ઉત્તરાખંડ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના મુખ્યમંત્રીઓ વિડીયો કોન્ફરન્સ દ્વારા આ બેઠકમાં સામેલ થયા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોવિડ સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા હતા

આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ શ્રી વેકૈયા નાયડુ ઉપસ્થિત રહેશે સમાપન સમારોહમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વીડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે

આ વર્ષને પ્રિસાઇડીંગ ઓફીસર્સ કોન્ફરન્સના શતાબ્દી વર્ષ તરીકે પણ મનાવાવમાં આવે છે

આ વર્ષે આ સંમેલનનો વિષય છે સબળ લોકશાહી માટે વિધાયિકા કાર્યપાલિકા તથા ન્યાયપાલિકાના આદર્શનો સમન્વય કરવો આ સંમેલન અંતર્ગત અનેકવિધ પ્રવર્તમાન વિષયો પર વિચારવિમર્શ માટે ત્રણ અલગ અલગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિધાનસભાના પ્રિસાઇડિંગ અધિકારીઓ વર્તમાન પરિસ્થિતિમાં દેશમાં પ્રજાતંત્રને વધુ સશક્ત બનાવવા માટે શાસનના ત્રણેય મૂળભૂત અંગો સંસદવિધાનસભા વહીવટીતંત્ર તથા ન્યાયતંત્રની વચ્ચે પારસ્પરિક સહયોગ સામંજસ્ય તથા વધુ સુદ્રઢ સંકલનની જરૂરિયાતો સંદર્ભે વિચાર કરશે

કોવિડ સિગનેચર ટ્યુન ઓમ બિરલા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું છે કે આવતીકાલથી કેવડીયામાં શરૂ થનારી વિધાનસભાના અધ્યક્ષોની કોન્ફરન્સમાં સંસદ અને વિધાનસભાઓની કાર્યવાહીને વધુ ઉપયોગી બનાવવા અંગે પણ ચર્ચા વિચારણા કરાશે કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનીટીમાં આવતીકાલથી યોજાનારી બે દિવસીય અખીલ ભારતીય વિધાનસભા લોકસભાના અધ્યક્ષોની કોન્ફરન્સ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં આમ જણાવ્યું

આ મોબાઇલ એપ દ્વારા દેશની એકતા અખંડિતતા સંરક્ષણ સુરક્ષા તથા સાર્વજનિક વ્યવસ્થાની વિરૂધ્ધમાં ગતિવિધિ થઇ રહી છે

અમેરિકા અમેરિકામાં સામાન્ય સેવા પ્રશાસન દ્વારા જો બાઇડેનને રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીના વિજેતાના રૂપમાં મંજૂરી આપી દીધી છે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની એજન્સીઓને સહયોગ આપવા જણાવ્યું છે

મિશિગનમાં શ્રી બાઇડેનની જીતને સત્તાવાર રીતે પ્રમાણિત કરવામાં આવી છે સામાન્ય સેવા પ્રશાસનની જાહેરાત બાદ અમેરિકન સંરક્ષણ વિભાગના મુખ્યાલય પેન્ટાગોને કહ્યું છે કે તે જો બાઇડેનની ટીમને વિધિવત રૂપે સંપૂર્ણ સમંર્થન આપશે